જેના કારણે કાંઠાળ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે

સરકારે સંદેશાવ્યવહાર રસ્તા વીજપુરવઠાની જાળવણી માર્ગ મકાન વિભાગ વન વિભાગ સહિતના તંત્રોને તાકીદ કરી સર્તક રહેવા નિર્દેશો આપ્યા છે વાવાઝોડા દરમિયાન રાજયના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે ત્યારે આ વિસ્તારના ખેડુતોને બાજરી ધાસયારો અને શાકભાજી સહિતના ઉનાળુ પાકને પિયત ન કરવા પાકની કાપણી ન કરવા તેમજ વરસાદ થી બચાવવા ગોડાઉન અથવા કોઈ સુ રક્ષિત સ્થળે ભરી દેવા રાસાયણિક ખાતર અને દવાનો છંટકાવ નહી કરવા તેમજ ખુલ્લા જથ્થાનને તાડપત્રીથી ઢાંકી દેવા સહિતની કાળજી લેવા સુ ચનો કરવામાં આવ્યા છે ઉપરાંત મોબાઈલ ટોર્ચ બેટરી વગેરેને રિચાર્જ કરી રાખવા ખેતીવાડી વિભાગે ખાસ અનુ રોધ કર્યો છે વિરલ રાણા ભુ જ ગેટકો પુ ર્વ તૈયારી જિલ્લામાં સંભવિત તૌકતે વાવાઝોડાની પરિસ્થીતિને અનુલક્ષીને સંભવિત કોઈપણ સ્થીતિનો સામનો કરવા જિલ્લાનું વીજ તંત્ર સતર્ક છે આ અંગે જિલ્લાના ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની ગેટકોના કાર્યપાલક ઈજનરે શ્રી દિગંત કે અંતાણીએ આકાશવાણી ભુજ સાથે વાત કરતા આ મુજબ જણાવ્યું હતું

ડીપીટીના કન્ઝર્વેન્ટર જારી કરેલી એક થાદીમાં જણાવ્યું હતુ કે તૌકતે વાવાઝોડાની એલર્ટને લઈનેતા

પી જી જેટીમાં જોખમી સામગ્રીઓ તથા તમામ નાના હાર્બર કાફટને સુ રક્ષિત રાખવા અને પોર્ટ પ્રશાસન અને વહીવટીતંત્રના સંર્પકમાં રહી જરૂરી પગલાં લેવા જણાવ્યું હતું આ ઉપરાંત પોર્ટ વપરાશકારોએ કેનહાર્બરકાર્ગા હેન્ડીંગ કરતા સાધનોમોબાઈલ ફાર્બર કેનફર્ટીલાઈઝરએગ્રો કોમોડીટી તથા અન્ય કાર્ગોના નુ કસાનથી બચવા યોગ્ય રીતે સુ રક્ષિત રાખવાકોલસાના ઢગલાની ઉંચાઈ અડધી કરવા પોર્ટ પ્રશાસનની સૂ યના બાદ તમામ રોડ અને રેલ વ્યવફાર અટકાવવા કામદારો ત્વરિત પોર્ટની બહાર ખસેડવા જેવી બાબતો માટે તૈયાર રહેવા ટ્રાફિક મેનેજર ધ્વારા એક પરિપત્રમાં સૂ યના અપાઈ હતી